બેઠકમાં શ્રી આહિરે પ્રધાનમંત્રી શ્રી મોદીના કચ્છ પ્રત્યેના લગાવને રજુ કરતાં જણાવ્યું હતું કે કચ્છ માટે જેમના હદથમાં વિશેષ જગ્યા છે એવા શ્રી મોદી કચ્છીઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે ત્યારે એમના આગમનની વિશેષ ઘડીઓમાં સૌ તેમને સત્કારવા ઉત્સુક છે

મંગળવારે માંડવીના વોટર ડી સેલીનેશન પ્રોજેકટ અને ધર્મશાળાના સોલાર એનર્જી પાર્કના થનારા ભૂમિપૂજન માટે થયેલી સમગ્ર કામગીરીનો તાગ મેળવીને રાજ્યમંત્રીએ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઇ તમામ કામગીરીનું જાત નિરીક્ષણ પણ કર્યુ હતું

તેમણે કહ્યું કે આનો શ્રેય ઉદ્યમીઓ નવયુવાનો ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય છે

પ્રધાનમંત્રી કહ્યું કે આજે ગ્રામીણ ભારતમાં આમૂલ પરિવર્તન થઇ રહ્યું છે અને ઇન્ટરનેટના ઉપયોગ કરવાવાળોની સંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ઘણી વધારે થઇ ગઇ છે

કચ્છ જિલ્લામાં રહેતા તમામ નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવવા ચૂંટણી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે

તેઓ મતદારથાદીમાં પોતાનું નામ નોંધાવા માટે પોતાના કલર ફોટો રહેઠાણ તથા ઉંમરના પુરાવા સાથે મતદાન મથક પર જઈને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે ઉપરાંત નામમાં ફેરફાર સ્પેલીંગ સુધારો એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા ગયેલા હોય તો ભાગ સુધારણા માટે ફોર્મ ભરી શકાશે

શ્રી ભદીએ જણાવ્યું હતું કે સફજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થાને દેશના વિચરતા માલધારી સમૂદાયો સાથે રહીને સર્વગ્રાફી માર્ગદર્શિકા તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ છે